પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

આજથી દીપોત્સવી પર્વનો પ્રારંભ થાય છે

કાળીચૌદશના પર્વની ઉજવણી કરાશે

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીની સલામતિ અને આરોગ્યરક્ષાની જવાબદારીમાંથી છટકવા માંગતી નથી સમગ્ર દેશમાં જ્યારે ભારત સરકારે શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટે જાહેર કરેલી ડ

શ્રી ભૂપેન્દ્રસિંહજીએ કહ્યું કે શાળા કોલેજો ફરીથી કાર્યરત કરવાના નિર્ણયો ગુજરાત સિવાયના અન્ય રાજ્યોએ તો સપ્ટેમ્બર ઓકટોબર મહિનાથી જ કરેલા છે

આ દીપોત્સવી મહોત્સવ પંચદિવસીય ઉપાસના પર્વ છે ધનતેરસ કાળીચૌદશ દિવાળી નૂતનવર્ષ અને ભાઈબીજ એ પાંચ ઉત્સવો આ પર્વ દરમ્યાન ઉજવાય છે

આજે લક્ષ્મીપૂજન થાય છે

આજની આયુર્વેદ દિવસની ઉજવણીમાં કોવિડ સામેની લડતમાં આયુર્વેદની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રીત કરાશે

નુતન વર્ષે પણ ભાગી તિથિ હોવાથી નુત્તન વર્ષ અને ભાઈબીજ એક જ દિવસે ઉજવવામાં આવશે

અત્રે ઉલ્લેખનિય છે કે કાળીયૌદશના દિવસે મહુડી ખાતે થતી પ્રખ્યાત ઘંટાકરણ મહાવીરની પૂજા અને હવન આવતીકાલે બપોરે થશે યાત્રા ધામ દ્વારકામાં જગતમંદિરમાં કાળી ચૌદશ અને દિપાવલીની એક જ દિવસે આવતીકાલે ઉજવણી થશે